કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કર્યા બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ અને અખંડિતતાને પડકાર આપનાર લોકોને સહન કરાશે નહીં આતંકવાદ અને ઉગ્રવાદ બધા જ દેશો સામે ખતરો છે તેમ જણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે આવા તત્વો સામે બધા દેશોને મળીને લડવું જોઈએ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત કેનેડા સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાની તરફેણમાં છે તેમણે કહ્યું કે કેનેડા ઊર્જા લ્લૈત્રે મહાસત્તા છે જૈથી ભારતની ઊર્જાની જરૂરિયાતો પૂરી થઈ શકશે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂરોએ જણાવ્યું હતું કે કેનેડા આતંકવાદ સામે લડવા પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે ભારત અને કેનેડા વિવિધતા અને બહુમતીવાદ જેવા સમાન મૂલ્યો ધરાવે છે ભારતને કેનેડાનો નૈસર્ગિક ભાગીદાર ગણાવતા શ્રી ટૂરોએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની આ નવી આર્થિક ભાગીદારીથી રોજગારીની તકો ઊભી થશે ભારત અને કેનેડાએ રમત ગમત શિક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના જુદા જુદા ક્ષેત્રમાં છ સમજુતી કરારો પર હસ્તાક્ષર કર્યા

એટર્ની જનરલ કે

વેણુગોપાલે ન્યાયાધીશ રંજન ગોગોઈ અને આર ભાનુમતીની પીઠને જણાવ્યું કે સરકાર દ્વારા લોકપાલ નિયુક્તિ માટેના પગલાં લેવાઈ ગયા છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભા અધ્યક્ષ અને વિરોધ પક્ષ નેતાની બનેલી પસંદગી સમિતિ આગામી પહેલી માર્ચે આ મામલે બેઠક યોજશે

પીઠે કાર્મિક અને તાલિમ વિભાગના સચિવને આ મામલે લેવાયેલા અને પ્રસ્તાવિત પગલાં અંગે સોગંદનામુ રજૂ કરવા જણાવ્યું છે લોકપાલ નિયુક્તિ અંગે એનજીઓ દ્વારા કરાયેલી એક અરજી પર અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી

તથા આવતીકાલે રવિવારે સુરતની મુલાકાતે આવશે

આ ઉપરાંત શ્રીમોદી કોર્પોરેટ સામાજીક જવાબદારી હેઠળ બનાવાયેલી આંગણવાડી અને શાળાઓનું ઉદ્દવાટન કરશે શ્રી મોદી દમણ ખાતે મહિલાઓને ઇ રીક્ષાનું વિતરક્ષ કરશે તથા વિકલાંગ લાભાર્થીઓને સાધન સહાય આપશે આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રી તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે

વિજયભાઇ રુપાણીએ વિધાનગૃહના નેતા તરીકે આભાર પ્રસ્તાવનું સમાપન કરતાં ઉમેર્યું કે સંસદીય પ્રષ્ઠાલીમાં વિપક્ષના પ્રજાલક્ષી વાજબી સૂચનો હશે એનો સ્વીકાર કરતાં અમે કદી અચકાઇશું નહીં મુખ્યમંત્રીશ્રીએ ભાજપ શાસનકાળમાં ગુજરાતમાં થયેલા વિકાસની ભૂમિકા આપી છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સાતમા પગારપંચનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે

ના આંકડા મુજબ મહેસુલી આવકમાં ગુજરાત અંગ્રેસર રહ્યું છે રાજ્યના કૃષિ તથા દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે

અનાજ શાકભાજી તેલીબિંયાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે મુખ્યમંત્રીએ આ ઉપરાંત ગુજરાત એવરેજ ગ્રોથ રેટ સેવા સેતુ દ્વારા જન સમસ્યાના નિવારણ ખુલ્લામાં શૌચક્રિયા મુક્તિ સૌર ઉર્જા ઉત્પાદન એલ ઇ ડી બલ્બ પંખા વિતરણ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર છે તેની વિષદ ભૂમિકા આપી હતી બાદમાં ગૃહે રાજ્યપાલના સંબો ધન પરનો આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો

ગઈકાલે માત્ર બે જ બારીઓ ખુલ્લી ફોવાથી કલાકો સુધી લોકોની ભીડ જામી ફતી પ્રવાસીઓની આ ફાલાકી અંગે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીધામ એઆરએમને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ફતી એઆરએમ કુશાગ્ર મીતલને પાઠવેલા પત્રમાં ચેમ્બરના માનદ્મિંત્રી મુરલીધર જગાણીએ જણાવ્યું ફતું કે આ બાબતે અગાઉ પણ ઉચ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી ફતી જે તે સમયે જ્યાં સુધી અધિકારીઓ સ્ટેશન પર ફાજર હોય છે ત્યાં સુધી જ ટિકિટ બુકિંગની બારીઓ ખુલ્લી રહેતી ફતી પરંતુ ફવે ફરીથી બારીઓ આખા દિવસમાં વારંવાર બંધ કરી દેવાય છે એવું જાણવા મળયું છે